આ જાહેરાત પછી અયોધ્યામાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહયું છે રામ રાજાની રાજધાની ઓરછામાં પણ ઉત્સવની તૈયારી કરવામાં આવી રહી છે ઓરછાને બુંદેલખંડની અયોધ્યા પણ કહેવામાં આવે છે જયાંથી બેતવા નદીનું પવીત્ર જળ અને રામ રાજા મંદીરની માટી અયોધ્યા મોકલવામાં આવી છે મધ્ય પ્રદેશમાં જુદા જુદા સંગઠનોએ ઘરો અને મંદીરોને સજાવવાની અપીલ કરી છે

નેહ્લ ઠક્કર કોરોના દર્દીઓ સ્માર્ટ ફોન કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહયું છે કે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કોરોનાના દર્દીઓને સ્માર્ટ ફોન અને ટેબલેટ સાથે રાખવાની અનુમતી આપવમાં આવે આરોગ્ય મંત્રાલયમાં આરોગ્ય સેવાઓના મહાનિદેશક ડોકટર રાજીવ ગર્ગે રાજય સરકારોને આ માટે પત્ર લખ્યો છે હવેથી કોરોનાના દર્દીઓ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી પોતાના પરીવાર અને મિત્રો સાથે વાતયીત કરી શકશે જેનાથી દર્દીઓને માનસિક તણાવમાંથી બહાર આવવામાં મદદ મળશે જો કે હોસ્પિટલ વોર્ડમા મોબાઇલ ફોનની પરવાનગી આપવામાં આવેલ છે પરંતુ કેટલાક દર્દીઓના પરીવારના સભ્યોએ સરબકારને લખ્યું હતું કે હોસ્પિટલના વફીવટી તંત્ર ધ્વારા દર્દીઓને મોબાઇલ ફોનની પરવાનગી નથી આપતી

રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ અંગે તેલની ખરીદી પણ કરવામાં આવી છે

રાજ્યમાં તેલની ખરીદી કરેલો જથ્થો અન્ન નાગરિક પુરવઠાના ગોડાઉનમાં પહોંચાડવામાં આવ્યો છે જેને લઇને આગામી દિવસોમાં તેલનું વિતરણ કરાશે

બુધવારે આ વાદળો રાજ્યના અંદરના વિસ્તારોમાં આગળ વધશે તેવી શક્યતા છે તેના લીધે છઠ્ઠી તારીખ સવાર સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને કેન્દ્ર શાસિત દીવ દમણ તથા દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ તો વલસાડ અને નવસારી જિલ્લામાં તથા અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેટલાંક સ્થળોએ જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટા છવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની વકી છે

પી એલ

માં યોજાશે

સંયાલન સમિતિની વીડિયો કોન્ફરન્સ પદ્વતિથી યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે ભારતમાં કોવીડના કારણે ઉલી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આઈ પી એલ સ્પર્ધા યુ એ ઈ

આ ઉપરાંત યુ એ ઈ

પી

ના સમયગાળામાં યોજાશે